નેપાળના જાણીતા પ્રવાસન રિસોર્ટ ખાતે મૃત્યુ પામેલા કેરળના આઠ ભારતીય નાગરિકોના મૃતદેહોને આજે ભારતને સોંપવામાં આવશે પ્રજાસત્તાક પર્વ સમારંભની તૈયારી જોરશોરથી થઈ રહી છે

મંત્રીઓએ દિવસ દરમિયાન નાગરીકોના સંપર્ક કરવા ઉપરાંત ધણી વિકાસલક્ષી યોજનાઓના ઉદ્વાટનનું કામ હોય છે યોજનાઓમાં શ્રીનગરમાં દાલગેટથી હજરતબલ સુધી હેરીટેજ લાઈટોનું ઉદ્વાટન જમ્મુ કાશ્મીરમાં ધણી પાણી પુરવાઠા યોજના રમતના મેદાનો છોકરીઓના છાત્રાલય રસ્તા અને તાલુકાની કચેરીના ખાતમુર્ફતનો સમાવેશ થાય છે જી કિશન રેડ્ડી રવિશંકર પ્રસાદ અને શ્રી પાદ નાયક કાશ્મીરના જાણીગમ ગંડરબલ બારામુલ્લા અને શ્રીનગરની મુલાકાત લઈ રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા રોગુકા સિંહ અંગદી સુરેશ સોમપ્રકાશ સાધ્વી નિરંજન જ્યોતિ ફગ્ગન સિંહ આજે રામેશ્વર તેલી જમ્મુ ની મુલાકાતે છે

તેઓ ગઇકાલે જમ્મુમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપાર સંગઠનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહયાં હતા તેમણે કહયું કે સુચિતનીતીમાં ઉદ્યોગોના વિકાસની સમાન તક પુરી પડાશે તેમણે સ્થાનિક ઉદ્યોગપતિઓને વધુ સ્પર્ધાત્મક થવા જરૂરી સહાય પુરી પાડવાની કેન્દ્ર સરકાર વતી ખાતરી આપી હતી શ્રી સોમપ્રકાશે જણાવ્યું હતું કે કાશ્મીરના ઉદ્યોગપતિઓ દ્વારા રજૂ કરાયેલા બધા જ મુદ્દાઓ અંગે વિચારણા કરાશે અને તેમની ફરિયાદોનું નિરાકરણ કરાશે તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીરના લોકો પ્રગતિ કરવા કૃતનિશ્ચયી છે બીજા એક કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે બધા જ કર્મચારીઓ મહિલા હોય તેવી પોસ્ટ ઓફીસનું ગઇકાલે શ્રીનગરમાં ઉદઘાટન કર્યુ હતું શ્રી પ્રસાદે કહ્યું કે મહિલાઓના સશક્તિકરણના ભાગરૂપે આ પોસ્ટ ઓફિસ શરૂ કરાઈ છે

એવી જ રીતે શ્રીનગરમાં આવકવેરા એપેલેટ ટ્રીબ્યુનલ ટુંક સમયમાં શરૂ કરાશે

ભારતના રાજદૂતાવાસના સૂત્રોના જણાવ્યા મુજબ આ આઠ પ્રવાસીઓના મૃતદેહોને વિમાન માર્ગે કાઠમંડુથી દિલ્ફી લાવવામાં આવશે ત્યાર બાદ સદગત પ્રવીણ નાયર તેમના પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહો તિરૂઅનંતપૂરમ જ્યારે બાકીના ત્રણ જણાને કોઝીકોડે લઈ જવાશે નેપાળના વિદેશમંત્રી પ્રદીપક્રમાર ગયાવલીએ આઠ ભારતીય પ્રવાસીઓના મોત અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે

આ સમિતિ રિસોર્ટ ખાતે સલામતી વ્યવસ્થામાં કોઈ ખામી રહી ગઈ હતી તે કેમ તેની તપાસ કરશે

વિવિધ મુદ્દાઓ ઉકેલવા સરકાર પગલા લે તેવા આવેદન પત્રો લોકો પાસેથી સભ્યોએ મેબ્વ્યા સમિતીના સભ્યોએ પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવ અને અન્ય વિભાગોના સચીવો સાથે પણ બેઠક યોજી હતી સમિતિએ બેટી બયાવો બેટી પઢાવો પર હસ્તાક્ષર કરવાના અભિયાનનું ઉદ્દધાટન કર્યું

આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને જણાવ્યું હતું કે આ તબીબી તપાસ દરમિયાન કોઈ કેસ મળી આવ્યો નથી તેમણે કહ્યું કે સમગ્ર તંત્ર સજ્જ છે સુશ્રી સુદાને વધુમાં જણાવ્યું હતું કે ચીનથી આવતા મુસાફરોને કોરોનાને લગતા કોઈ લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની સૂચના અપાઈ છે દરમિયાન ચીન ખાતેનો ભારતના રાજદ્રતાવાસ ભારતના આરોગ્ય મંત્રાલયને નિયમિત ધોરણે કોરોના વાયરસના કેસો બાબતે જાણકારી આપી રહ્યો છે આરોગ્ય મંત્રાલયે ચીન જતા મુસાફરો માટે કોરોના વાયરસ બાબતે સૂચનાઓ જારી કરી છે

દેશના પાટનગરમાં મુખ્ય સમારંભ રાજપથ પર યોજાશે જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી ઝીલશે

આજે સવારે રાજપથ પર પ્રજાસત્તાક પર્વ પરેડનું ફ્રલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું અમારા સંવાદદાતા એ જણાવ્યું કે રિહર્સલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા આ રિહર્સલમાં સોળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા છ કેન્દ્રીય મંત્રાલયોની રંગીન ઝાંખી રજૂ કરવામાં આવી હતી આકાશવાણી સાથે વાત કરતાં પરેડમાં ભાગ લેતાં લોકોએ જણાવ્યું કે તેમને પોતાની સંસ્ક્રૃતિ દર્શાવવાનું ગર્વ છે

આ વર્ષના મુખ્ય આકર્ષણ સુખોઈ અને અદ્યતન હળવા હેલિકોપ્ટર સાથે નવા સામેલ થયેલા ચિનુક અને અપાશે હેલિકોપ્ટર દ્વારા ફલાય પ્લાસ્ટ છે ભારતીય વાયુ સેનાની ઝાંખીમાં રાફેલ ફાઇટર જેટની પ્રતિકૃતિ પણ પ્રદર્શિત કરાશે દરમિયાન દિલ્ઠી પોલીસ અને અન્ય કેન્દ્રીય સલામતી દળોના સભ્યોને દેશના પાટનગરમાં તૈનાત રખાયા છે દિલ્હીના તમામ મેટ્રો સ્ટેશન પર મુસાફરોની સલામતી તપાસ અને કડક જડતી વધારવામાં આવી છે

ન્યૂ સાઉથ વેલ્સ અઝિશામક દળના સૂત્રોના જણાવ્યા મુજબ સ્નોવી મોનારો વિસ્તારમાં ઊડી રહેલા આ વિમાનનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો સત્તાવાળાઓએ લાપતા બનેલા વિમાનની ભાળ મેળવવા ઘણાં હેલિકોપ્ટરો સંબંધિત વિસ્તારોમાં મોકલ્યા છે

દરમિયાન કેનબરા શહેર તરફ આગળ વધતી આગને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ કેનબરા વિમાન મથક પરના વિમાન ઉડ્ડયનો બંધ કરાવ્યા છે અને લોકોને કેનબરા વિમાન મથકથી દૂર રહેવાની સૂચના આપી છે ઊંચા તાપમાન અને ઝડપી પવનોના કારણે પૂર્વ ઓસ્ટ્રેલિયા વિસ્તારમાં ઘણાં નવા સ્થળોએ આગ ફેલાઈ હોવાના અહેવાલ છે

આ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રધ્ધાંજલિ આપી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક ટ્વીટ સંદેશામાં જણાવ્યું કે સુભાષ ચંદ્ર બોઝ દેશના સૌથી પ્રિય નેતાઓમાંના અને ભારતના મુખ્ય સ્વાતંત્ર્ય સેનાનીમાંના એક છે શ્રી કોવિંદે કહ્યું કે નેતાજીની હિંમત અને દેશભક્તિ લોકોને પ્રેરણા આપે છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સુભાષચંદ્ર બોઝે લોકોમાં દેશભક્તિની ભાવના જગાડી જયહિંદનું સૂત્ર આપ્યું અને હજારો લોકોને સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી